પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે વોટબેન્ક માટે દેશનો વિરોધ અને દેશની છબી તેમજ એકતા અને અખંડિતતાને નુકશાન પહોંચે તે પ્રકારનું આચરણ એ કોંગ્રેસની હીન માનસિકતા દર્શાવે છે

જેને ઉપસ્થિતિ તમામે અનુમોદન આપ્યું હતું

જામનગરની જનતાને સંબોધન કરતા જિલ્લા કલેકટરશ્રી રવિશંકરે કહ્યું હતું કે નાગરિકત્વ સુધારણા અધિનિયમ સ્વયં સ્પષ્ટ કાયદો છે સમાજના કોઈપણ વર્ગને આ અધિનિયમ અન્વયે નુકસાન થતું નથી

આ અંતર્ગત આઇ ટી એક્ટ અન્વયે ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આ એક્ટ અંતર્ગત બે ગુના દાખલ થઇ યુક્યા છે તો સાથે જામનગરમાં પણ બે થી ત્રણ પેમ્ફ્લેટ હિંસા ભડકાવી શકે તેવા પ્રાપ્ત થયા છે જે અન્વયે પણ તેનું ઉદભવ સ્થાન દ્રેક કરવામાં આવી રહ્યું છે અને તેના વિશેની વિગતો મેળવાઇ રહી છે

રાજ્યપાલ રાજકોટ નજીકના મેટોડા જી

ડી ખાતે રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં બિઝનેસ સમિટ કાર્યક્રમ થોજાયો હતો આ પ્રસંગે ઉદ્યોગપતિઓને સંબોધતા રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ સમાન છે દેશની આર્થિક સમૃદ્ધિના વિકાસમાં અને રોજગારી સર્જન કરવામાં ઉદ્યોગો સદા અગ્રેસર રહ્યા છે ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા રાજકોટના ઉદ્યોગો સામર્થ્યવાન છે આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સ્મૃતિચિહન એનાયત કરીને ઉપસ્થિતોને કૃષિના વિકાસમાં વૈયારીક સહયોગ આપીને અનુસરવા પણ અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ગ્રોટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમ્રખ ધનસુખ વોરા અને જી

ના પ્રમુખ જીવનભાઇ બેચરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીએ સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું

અંધારામાં ઝડપથી કામગીરી કરીને કોસ્ટગાર્ડના જહાજની ટીકનીકલ ટીમે બોટમાં પડેલી તિરાડો પુરીને પાણી આવતું બંધ કરી તેને ડુબતી બયાવી લીધી હતી કોસ્ટગાર્ડના જહાજ સાથે અન્ય બોટ સાથે વિસ્મિતા બોટને ટાંગીને પોરબંદર હાર્બર ખાતે આજે બપોરે ત્રણ વાગે લાવવામાં આવી હતી ત્રણના મોત પાલીતાણામાં આજે દિવાલ તૂટી પડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે મજૂરો ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમારા ભાવનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પાલીતાણાના અરીસા ભુવન પાસે જૂનું બાંધકામ તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અયાનક જ દિવાલ ધરાશાયી થતા કામ કરી રહેલા મજૂરો અને કોન્ટ્રાક્ટર દિવાલના કાટમાળમાં દટાઇ ગયા હતા જેમાંથી કોન્ટ્રાક્ટર પિતા પુત્ર તેમજ એક મજૂરનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે અન્ય બે મજૂરો સારવાર હેઠળ છે પિતા પુત્રના મોતની ઘટનાથી મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે

અને મૃતકના પરિવારજનોને સાત્વનાં પાઠવી હતી

બેટ દ્વારકાના દર્શને આવતા યાત્રિકો આજે ભગવાનના દર્શને નહીં જઇ શકે

આ રોજગાર મોળામાં એમ

મોટર્સ જેવી આંતરરાષ્ટ્રીય કંપની સહિતની વિવિધ કંપનીઓ દ્વારા રોજગાર વાચ્છુંઓની સ્થળ પર નિમણૂંક કરાઇ હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા આવા ભરતી મેળા થકી યુવાનોને પાતાની લાયકાત અનુસાર એક જ પ્લેટફોર્મ પર નોકરી મળે છે જ્યારે નોકરીદાતા કંપનીઓનો સમય અને ઉર્જા પણ બચે છે

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર

બ્રહ્મભદૃના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો જ્યારે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ ભાર્ગવ કારીયાએ જીલ્લા ન્યાયાલય ખાતે સાક્ષી જૂબાની કેન્દ્રને ખુલ્લો મુક્યો હતો

પ્લાસ્ટિક ઇમ્પોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉપર પ્રતિબંધ મૂકતા હવે સ્પેશ્યલ ઇકોનોમિ ઝોન એવા પ્લાસ્ટિક રિસાયકલિંગના કાર્યરત યુનિટો ટૂંક સમયમાં બંધ થઇ જશે

વલસાડ વાર્ષિકોત્સવ વાપી તાલુકામાં આવેલી ફેલોશીપ મીશન હાઇસ્ફૂલ ડુંગરાના વાર્ષિકોત્સવને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ખુલ્લો મુક્યો હતો